સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે મન કી બાતના પાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશ આ કાયક્રમન પસારણ આકાશવાણી તથા દુરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે

મતદાનમાં કોઈ અનિચ્છિનોય ઘટના બની નથી મોટાભાગના મતદાન કેન્દો પર સવારથી જ મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી આ તબકકામાં સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટ બધી આવશ્યક સુવિધાઓ અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી ચૂટણી પંચે મતદાનની પ્રક્રિયા પારદર્શક બનાવવા ઈવીએમ સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈને દરક મતદાન મથક દોઢ હજારના બદલે એક હજાર મતદારોને મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ છે આશુતોષ અંતાણી રાજય ઃ દાંડીયાત્રા ઃ સ્વતંત્રતાના અમ્રતમહોત્સવના ભાગરૂપે અમદાવાદથી શરૂ થયેલી દાંડીયાત્રા ગઈકાલે સોળમા દિવસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઓમ તપોવન આશ્રમ ખાતથો સજોદ ગામ તરફ રવાના થઈ હતી જયાં કરળના રાજયપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાને પદયાત્રામાં સહભાગી થઈ યાત્રિકોના ઉત્સવમાં વધારો કર્યો હતો

રાજયમાં અત્યાર સુધી કુલ પચાસ લાખથી વધુ રસોકરણના ડોઝ અપાયા છે

ગઈકાલે નોંધાયેલા નવા પોઝિટિવ કસોમાં સૌથી વધુ જિલ્લા મથક ભુજ શહેરી વિસ્તારમાં પાંચ અને ગ્રામ્ય વિસ્તારમાં અક એમ છ કસ નોંધાયા હતા